પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

રાકેશે કહ્યું કે તપાસ રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવશે

અમદાવાદ નજીક યાંગોદર ખાતે આવેલા ઝાયડસ બાયોટેકપાર્કની મુલાકાતથી શ્રી મોદીની યાત્રાનો પ્રારંભ થશે કોરોના રસીનો વિકાસ અને મોટા પાયે ઉત્પાદન કરવા માટે ઝાયડસ જુથ દ્વારા ચાલતી તૈયારીઓની શ્રી મોદી સમીક્ષા કરશે ત્યાર બાદ તેઓ સિરમ ઇન્સ્ટિટયૂટની મુલાકાતમાટે પૂના જવા રવાના થશે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક પાર્કની પણ મુલાકાત શ્રી મોદી લેવાના છે

તેમણે આ ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ

રાકેશને સોંપી વહેલી તકે અહેવાલ આપવા કહ્યું છે કમનસીબ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દર્દી અને તેમના પરિવાર પ્રત્યે શ્રી રૂપાણીએ સંવેદના સાથે દુઃખ વ્યક્ત કર્યું છે

આ અંગે અધિક મુખ્ય સચિવ શ્રી એ

રાકેશે વધુ માહિતી આપી

ગુજરાતમાં ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનું વાતાવરણ વધુ આકર્ષક બનાવી ઉદ્યોગોને મૂડીરોકાણ માટે પ્રોત્સાહન આપવા રૂપાણી સરકારે જૂના કાયદા સુધારવાની જેેમત આદરી છે કોન્ટ્રાક્ટ લેબર અને ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન ઍક્ટમાં તાજેતરમાં સુધારાઓ કરી તેને વધુ ઉદાર બનાવાયા છે તેમ શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું છે

વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગ્રામીણજનો દ્વારા મળેલી વિવિધ રજુઆતો પ્રશ્નો અંગે જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા કરતા સામુહિક વિકાસના કામો પ્રશ્નો બાબતે વેળાસર સર્વે હાથ ધરીને આવા કામોની અગ્રતા નક્કી કરવા મંત્રીશ્રી ગણપત વસાવાએ કહ્યું છે દિવાળી બાદ નવા વર્ષે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ બેઠકમા ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ

વઢવાણીયાએ મંત્રીશ્રીનુ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અન્ય મહાનુભાવોનુ પણ જિલ્લા વહીવટી તંત્ર વતી વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત અભિવાદન કર્યું હતુ બેઠકનુ સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી ટી

ડામોરે કર્યું હતુ

કચ્છ જિલ્લા મહિલા બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યુ છે કે દીકરીઓના જન્મદરને વધારવા માટે આ યોજના શરૂ થઈ છે

ત્યારે ટ્રેલર સાથે અકસ્માત સર્જાતા બન્ને વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપશ્યા છે

છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી વિદ્યાર્થીઓ માટે જીટીયુમાં પ્રવેશ મે ળવવા માટેની પ્રથમ પસંદગી હોય છે

ગુજરાતના વિકાસ કમિશ્નર એ

ઠક્કરે વ્યારા ખાતે પાનવાડીમાં આવેલા વનશ્રી રેસ્ટોરન્ટ ની મુલાકાત લઈ મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત બનેલા આ પ્રયોગથી વાકેફ થયા હતા આદિવાસી મહિલાઓને રોજગારી આપવાના હેતુથી વન વિભાગ દ્વારા બનાવાયેલ આદિજાતી ગ્રામ્ય બજાર વનશ્રી રેસ્ટોરન્ટ વ્યારામાં શરૂ કરવામાં આવ્યું છે વનશ્રી સંકૂલમાં તૈયાર થતી આદિવાસી વાનગી ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓથી વિકાસ કમિશ્નર શ્રી ઠક્કરને વાકેફ કવામાટે નાયબ વન સંરક્ષક આનંદકુમાર હાજર રહ્યા હતા અને આદિજાતી મહિલાઓના ઉત્કર્ષ માટે હાથ ધરવામાં આવતી પ્રવૃતિઓની જાણકારી આપી હતી